દાસ વચ્ચે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર થયાં હતાં

આ પ્રસંગે ડોકટર ફર્ષવર્ધને તબીબી શિક્ષણમાં ચૈતિહાસિક રીતે સુધારા થયા હોવાનું જણાવ્યું હતું

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા હેઠળ ત્રાસવાદ વિરોધી દળના વડા તથા ખાસ કાર્યદળના વડાઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધતાં તેમણે કહ્યું કે હાલના સંજોગોમાં કોઇપણ દેશને યુદ્ધ પોષાય નહીં કારણ કે તેની નાણાંકીય અને માનવીય અસરો વ્યાપક હોય છે શ્રી દોવલે કહ્યું કે પાકિસ્તાની નીતીઓમાં ત્રાસવાદનો શશ્ન તરીકે ઉપયોગ થયો છે અને તે ત્રાસવાદને ટેકો આપે છે તે જગજાહેર છે

ભાજપમાં જોડાયેલા અગ્રણી કોંગ્રેસી આગેવાનોમાં જીલ્લા કોંગ્રેસ મંત્રી કિશોરસિંહ પરમાર જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ લાખુરમ ગોરડિયા જીલ્લા કોંગ્રેસના મહામંત્રી અને માંડવી તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ યતુરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે

આવા બોર કુવા સંબંધે સાવચેતીના પગલા લેવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એ ગાઈડલાઇન આપેલ છે ખુલ્લા બોર કુવામાં બાળકીના પડી જવાના બનાવો ન બને ત માટે તકેદારીના પગલા લેવા જરૂરી છે